પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાષ્ટ્રપતિ ગુજરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રિય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે

કેન્દ્રિય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે

મત ગણતરી ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી આજે યોજાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે બીજી માર્ચના રોજ પંચાયત અને નગરપાલિકા યૂંટણીની મત ગણતરી સાથે જ મહાનગરપાલિકાની મત ગણતરી યોજવાની દાદ માંગતી કોંગ્રેસની અરજી સર્વોચ્ય અદાલતે ફગાવી દીધી હોવાથી અલગ અલગ મતગણતરી કરવાના આયોજન પ્રમાણે કામકાજ આગળ વધશે

રીટરનિંગ ઓફિસર સી

પંડ્યાએ બંને ભાજપ ઉમેદવારોને વિજેતા જાહેર કરતું ચૂંટણી પરિણામ સત્તાવાર રીતે ગઇકાલે જાહેર કર્યું હતું બંને બેઠકની પેટા ચૂંટણી અલગ અલગ યોજાઈ હતી કારણ કે કોરોનામાં અવસાન પામેલા બંને સભ્યનો કાર્યકાલ જુદો જુદો હતો ભાજપના અભય ભારદ્વાજના સ્થાને રામભાઇ મોકરિયા અને કોંગ્રેસના એહમદ પટેલના સ્થાને દિનેશ અનાવડીયા પ્રજાપતિ બિનહરીફ યૂંટાઈ આવ્યા છે ગુજરાત એવોર્ડ ગુજરાત સરકારની રાષ્ટ્રીય સ્તરે બે એવોર્ડ માટે પસંદગી થઇ છે જેમાં ગુજરાત કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગને કૃષિક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્યતન ઉપયોગ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ અપાશે

કેન્દ્ર સરકારની ખેડૂત કલ્યાણ યોજના કિસાન સન્માન નિધીના બે વર્ષ પૂરા થવા પ્રસંગે આવતીકાલે રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગને આ એવોર્ડ એનાયત થશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુંબઈની સી ગ્રીન સાઉથ હોટલથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે અને મુંબઈ પોલીસે આ આત્મહત્યાનો બનાવ હોવાનું જાહેર કર્યું છે

આદિવાસી સમાજમાં ખૂબ લોકપ્રિય એવા મોહન ડેલકર છેલ્લી ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા મોહન ડેલકર એક અત્યંત લોકપ્રિય આદિવાસી નેતા હતા અને દાદરા નગર હવેલીના લોકોમાં સારી પકડ હતી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

ગાંધીનગર એ દેશનું એકમાત્ર આઇ

છે જેમાં આ પ્રકારનું કેન્દ્ર ચાલે છે આકાશવાણી સાથે વાત કરતાં આ કેન્દ્રના પ્રમુખ મનીષ જૈને જણાવ્યું હતું કે શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ કરવાનો હોય છે જે માટે અભ્યાસક્રમ રસપ્રદે બનાવવો બહ્ જ જરૂરી છે

આજ સ્પર્ધાની સુરતમાં રમાયેલી બીજી લીગ મેયમાં ગુજરાતે ગોવા સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો

ગુજરાત વતી ફાર્દિક પટેલે ત્રણ જ્યારે ચિંતન ગજા નાગવાસવાલા અને પિયુષ યાવલાએ દરેકે બે બે વિકેટ ખેરવી હતી

ગઇકાલે રમાયેલી આ મેચમાં પાટણ તરફથી અંતરા કિંજલ અને અંજના એ ત્રણ ત્રણ ગોલ કર્યા હતા જ્યારે શિલ્પા અને અલકાએ બે બે ગોલ કર્યા હતા

વડોદરા તરફથી રજની રાણી એ ત્રણ અને પ્રિયંકા અનવેશા અને આંતરિકાએ એક એક ગોલ કર્યા હતા